પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદ્દઘાટન સત્રમાં મુખ્ય સંબોધન કરશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં મેડીકલ ઓક્સીજનની કોઈ અછત નથી બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી તારીખ છે દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધવાની સાથે તથા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે ગુજરાતની ઈલાવેનિલ વાલારિવને વર્ચુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઈફલ સ્પર્ધામાં સૂવર્ણચંદ્રક જીત્યો છે

તેઓ ગઈકાલે રવિવાર સંવાદની છઠ્ઠી કડીમાં સોશિયલ મીડિયા પર પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે આ સમયે દેશમાં દરરોજ લગભગ છ હજાર ચારસો ટન ઓક્સીજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે સરકાર કોવિડ રોગયાળાને કારણે વધતી માંગને જોતા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તૈયાર છે તેમણે કહ્યું કે ગૃહમંત્રાલય દ્વારા નિમાયેલ અધિકૃત જૂથ રાજ્યોના નોડલ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને દેશભરમાં મેડીકલ ઓક્સીજનની ઉપલબ્ધતા અને પૂરવઠા પર નજર રાખી રહ્યું છે તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં એક લાખ યારસો મેડીકલ ઓક્સીજન સીલીન્ડર પૂરા પાડવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણે લિક્વીડ મેડીકલ ઓક્સીજનની કિંમત પણ નક્કી કરેલી છે

ડી

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે ટીમના ખેલાડીઓ અને કર્મચારીગણને અભિનંદન આપતા જણાવ્યું છે કે આઈ લીગ ક્ટબોલ સ્પર્ધામાં જીતની ક્ષણ સાચે જ એક આનંદદાયક પ્રસંગ ગણાવી શકાય

ગઈકાલે જ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સન રાઈઝર હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ પણ ટાઈ થતા સુપર ઓવર રમાઈ હતી

ઉલ્લેખનિય છે કે આજે અબુધાબી ખાતે રમાનારી મેચમાં ચેન્નાઈ અને રાજસ્થાન વચ્યે મુકાબલો થશે